શ્રી વિજયભાઈ રૂપાજીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં પાજી પુરવઠો ઘાસચારો ખેડૂતોને સિંચાઇ માટે વીજળી જેવી મહત્વપૂર્ણ બાબતોની તલસ્પર્શી છણાવટ કરીને પરિસ્થિતીનો ક્યાસ કાઢવામાં આવ્યો હતો મુખ્યમંત્રીક્રીએ રાજ્યમાં જળાશયોમાં પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે તેથી નાગરિકોને પીવાનું પાજી કોઇ જ સમસ્યા વગર નિયમીત મળતું રહે તે માટેની સૂચનાઓ આપી હતી

મુખ્યમંત્રીશ્રી નાયબ મુખ્યમંત્રીશ્રીએ નર્મદા ડેમ સહિત રાજ્યના વિવિધ જળાશયોના પાણીના આવરા ઉપલબ્ધ જથ્થો અને થઇ રહેલા વપરાશની ઝીજ્ઞવટપૂર્વક વિગતો મેળવી હતી

મી

જેમાં વિજેતા થનાર તથા ભાગ લીધેલ તમામ બાળકોને પ્રોત્સાહિત કરવાનો અને તેની ઉજવણીનો કાર્યક્રમ ભુજ ખાતે યોજાઈ ગયો અન્યને માર્ગદર્શન આપવા પહેલા સ્વયં ઉદાહરજ઼ારૂપ બને એ હેતુથી યોજાયેલ આ સ્પર્ધાના અભિયાનમાં જોડાયેલા સહુ કિશોરો અને યુવાનોને મળેલી તકથી ખુબ ખુશ હતા

બુક આરસી બુકની ખાસ ઝુંબેશ કરી વાફનમાલિકોને સોંપણી કરવા બાબતે આગામી તા

સી મેળવી લેવા પ્રાદેશિક વાફન વ્યવફાર અધિકારી ભુજ કચ્છની યાદીમાં જણાવ્યું છે

સી બુલેટ ટ્રેન સાથે વિશ્વ ગુરુ ભારત દર્શન પ્રદર્શન ચોજવામાં આવ્યું છે

આ અંગેની વિગતો મુજબ શહેરના નુતન સ્વામી

ત્યારે આ વર્ષે કંઇક નવું કરવાના આશયથી ફિંડોળા મફોત્સવ સમિતિ દ્વારા બુલેટ દ્રેન હિંડોળા તેમજ વિશ્વ ગુરૂ ભારત દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે

કચ્છ રણોત્સવની તારીખો જાહેર થતાની સાથે જ રણોત્સવનું એડવાન્સ બુકીંગ પણ શરૂ કરવામાં આવ્યું છે ગુજરાત પ્રવાસન વિભાગ તેમજ રણોત્સવનું આયોજન કરનાર ખાનગી એજન્સી દ્વારા બુકીંગ શરૂ કરાયું છે

ગોરંભાયેલા વાતાવરણને કારણે ખેડૂતો અને માલધારીઓને વરસાદ થવાની આશા જાગી છે

ફવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે કચ્છમાં લોકલ ડેવલોપમેન્ટની અસર તળે ફવામાનમાં પલટો આવ્યો છે ત્યારે છુટા છવાયા વિસ્તારોમાં ઝાપટાં વારસો શકે છે સિવાય ભારે વરસાદની શક્યતા ફવામાન વિભાગે નકારી ફતી તો પવનની ગતિ પણ તેજ રફેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે